અત્યાર સુધીમાં ઓક્સિજન એક્સપ્રેસ મુંબઈ અને વિશાખાપદૃનમ વાયા નાગપુર અને નાસિક તથા લખનઉ વચ્ચે દોડાવવામાં આવી છે

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલ એક પ્રેસ રિલીઝ અનુસાર ગઈકાલે હાપાથી રવાના થયેલા રો રો સર્વિસ વેગન લિક્વિડ મેડિકલ ઓક્સિજનથી ભરેલી ત્રણ ટેન્કર લઈને આજે કલામ્બોલી પહોંચશે આ ઓક્સિજન ટેન્કર મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા

મી નું અંતર પસાર કરીને તેના લક્ષ્ય સુધી પહોંચશે સુરત ઓક્સીજન સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતા ઓક્સીજનના પુરવઠાની માંગ ઉભી થઇ છે ખાનગી હોસ્પિટલ સંચાલકોમાં મિશન હોસ્પિટલએ ઓક્સિજનની અછત હોવાની વાત કરીને દર્દીઓ માટે તાકીદે વ્યવસ્થા કરવા અને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે સૂચન કરાયું છે

આગામી બારથી યોવીસ કલાકમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે તેવી શક્યતાઓ દર્શાવી છે સુરત શહેરની ખાનગી હોસ્પિટલ પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી મિશન હોસ્પિટલ કિરણ હોસ્પિટલ નિર્મલ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલમાં પુરતો ઑક્સિજનનો જથ્થો નથી છોટા ઉદેપુર સ્વૈચ્છિક લૉકડાઉન છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા વેપારી મંડળ દ્વારા આજથી સાત દિવસ માટે સ્વૈચ્છિક રીતે બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ નાનામોટા તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી

આ સાથે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ તેમજ મહેસાણા સિવિલ દ્વારા મહેસાણાના જુદા જુદા વિસ્તારો તથા સોસાયટીઓમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુંથી ઉકાળાનું વિતરણ કરાયું હતું ક ચછ કચ્છમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના ઈલાજ માટે રેમિડેસિવીર ઈન્જેકશનનો જથ્થો હવે તાલુકા મથકે મળી રહેશે અગાઉ માત્ર ભુજની જી

જનરલ હોસ્પિટલમાંથી જ ઇન્જેક્શન અપાતાં હતાં લોકોને હાલાકી ન પડે તે માટે મુખ્યમંત્રીની સુચનાથી આ જથ્થો હવે તાલુકા મથકે ઉપલબ્ધ કરાવવામાં આવશે આજથી અંજાર ખાતે રેમિડસિવીર ઈન્જેકશન આપવા માટેના આદેશો પણ કરાયા છે તેમ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું

તથા તાપી જિલ્લાના અંતરિયાળ ગામોના આશરેસો જેટલા રૂટો પણ તાપી એસટી વિભાગ દ્વારા બંધ કરાયા છે કોરોનાનો બીજો સ્ટ્રેન વધુ ભયાવહ હોવાની દહેશતે લોકોને ઘરમાં બંધ દીધા છે કોઈને કોઈ કામને લઈ શહેરો તરફ દરરોજ પ્રયાણ કરતા ગ્રામ્ય વિસ્તારોના લોકો હવે ગામ છોડી બહાર ગામ જવાનું ટાળી રહ્યા છે જેની અસર એસટી વિભાગને પડી છે તાપી જિલ્લામાં અંતરિયાળ ગામો માંથીજોઈએ એવો ટ્રાફિક ન મળતા એસટી વિભાગે અંતરિયાળ ગામો અને મહારાષ્ટ્ર રાજ્યના મળીનેસો જેટલા રૂટો બંધ કર્યા છે જને પગલે દૈનિકતાપી એસટી વિભાગને બે લાખની સીધી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે

આ સમયે ઉપસ્થિત રહેલા નાણાં વિભાગના સચિવ ને નૉડલ ઑફિસર મિલિન્દ તોરવણેએ સફાઈ કામદાર ભાઈ બહેનોની સેવાને બિરદાવીને નેમ અને જૂસ્સા સાથે મકક્મ મનોબળ ટકાવી રાખી કોરોના સામે જંગ જીતવાની અપીલ કરી હતી